સૂ ત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલે આંતર રાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાની સબ મરીન અવાર નવાર અરબસાગરમાં દેખાય છે ગત ડિસેમ્બર માસમાં જ તુર્કી બનાવટની સબ મરીન પાકિસ્તાનને મળી હતી જો કે આંતર રાષ્ટ્રીય જળ સીમા પાસે વારંવાર જોવા મળતી સબ મરીન એ જ છે કે અન્ય તે હજુ સુ ધી જાણવા મળ્યું નથી જયદિપ વૈષ્ણવ ભ ચાઉમાં નવી કોર્ટ વાગડ વિસ્તારમાં ન્યાયની પ્રક્રિયા ઝડપી બને તે હેતુથી ભયાઉ ખાતે અધિક જીલ્લા અદાલતને ખુલ્લી મુકાઈ હતી કોર્ટ બિલ્ડીંગના ઉપલા માળે શરૂ થયેલી આ અદાલતને ગુજરાત મુળ ભચાઉ તાલુ કાના જં ગીના વતની અનેફાઈકોર્ટના ન્યાયમુર્તિ સતીષભાઈ વોરાના ફસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યુ હતું આ તકે તેમણે જણાવ્યુ હતુ કે નવી કોર્ટ શરૂ થતાં રાપર અને ભયાઉ વિસ્તારના અરજદારોને નજીકમાં જ ન્યાય મળશે અને તેમનો સમય બચશે જીલ્લાના પ્રિન્સિપાલ જજ આઈ

પટેલ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ યોજના હેઠળ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ કિરીટભાઇ સોલંકી દ્વારા રાપર તાલુકાના ચિત્રોડ ગામને પસંદ કરાયું છે સાંસદની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભામાં ગામના વિકાસ માટે ખૂ ટતી કડીઓ અને શક્યતાઓ અંગે વિસ્તૃ ત યર્યા કરાઇ હતી આ બેઠકમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા કલેક્ટર પ્રવીણા ડી કે સરપંચ જીવીબેન રાજપૂ તતેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં

જેનો લાભ લેવા માટે ખેડૂતો બે માસની અંદર ઓનલાઇન અરજી કરી શકશે આ વેબમાં અનેક પ્રકારની યોજનાઓની માહિતી અરજદારોને મળી રહેશે સહાયનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના વી સી ઈ

શહેરમાં રહેતા માતા પિતા વિહોણા બાળકનો માધ્યમિક અભ્યાસ સુ ધીનો ખર્ચ નગરપાલિકા ઉઠાવશે તેમ ઠરાવાયું હતું આ ઉપરાંત કુપોષિત બાળકોને દતક લેવા રમત ગમત સંકુલ ઉભુ કરવા સહિતના નિર્ણય લેવાયા હતા નગર પ્રમુખ કુલદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું હતુ જયદિપ વૈષ્ણવ રાપર તાલુ કા પંચાયત બજેટ રાપર ખાતે યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ ગામોમાં થનારા વિકાસ કામોને બહાલી અપાઇ હતી તાલુકા પંચાયત પ્રમુખ ફરખીબેન ડાયાભાઈ વાઘાણી ઉપપ્રમુખ ફમીરસિંહ સોઢા વિસ્તરણ અધિકારી બી પી

બીજા દિવસની રમતના અંતે રિશભ પંત અને હનુ માન વિહારી દાવમાં હતા

જયદિપ વૈષ્ણવ રણજી ટ્રોફી રાજકોટમાં ગઈકાલથી શરૂ થયેલી ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની રણજી દ્રોફી ક્રિકેટ સ્પર્ધાની પહેલી સેમીફાઈનલમાં સૌરાષ્ટે મજબુત પ્રારંભ કર્યો છે